ગઈકાલે સાંજે તિરુપતિમાં જાહેરસભાને સંબોધતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આંધ્રપ્રદેશમાં વિકાસની અપાર સંભાવનાઓ છે અને કેન્દ્ર અને રાજ્ય સરકારે રાજ્યને નવી ઊંચાઈએ લઈ જવા સાથે મળીને કામ કરવું જાઈએ તેમણે કહ્યું કે આંધ્રપ્રદેશ અને તામિલનાડ઼માં ભાજપે વિજય ના મેળવ્યો ફોવા છતાં પણ તેમની સરકાર બંને રાજ્યોના લોકોની સમૃદ્ધિ અને સુખાકારી સુનિશ્ચિત કરવા પ્રયત્નો વધારશે પ્રધાનમંત્રીએ ભાજપના વલણનો પુનરોચ્યાર કરતાં જણાવ્યું ફતું કે ભાજપ માત્ર ચૂંટણી દરમ્યાન જ નફીં પરંતુ ફંમેશા લોકોની સેવા માટે તત્પર છે તેમણે કહ્યું કે તેઓ માત્ર ચૂંટણી લડવા માટે જ નફીં પરંતુ લોકસેવા માટે જ રાજનીતિમાં છે અને રાષ્ટ્ર નિર્માણ માટે ભાજપ કાર્યકરો પ્રતિબદ્ધ છે પ્રધાનમંત્રીએ તિરૂપતિના ટેકરી પર આવેલા પ્રખ્યાત મંદિરમાં ભગવાન વેંકટેશ્વરની પૂજા કરી હતી

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે એક ટ્વીટમાં જણાવ્યું ફતું કે પ્રધાનમંત્રીની આ મુલાકાત દ્વારા ભારતની પાડોશી પહેલા નીતિની પ્રાથમિકતા વ્યક્ત થાય છે ગઈકાલે શ્રીલંકામાં પ્રધાનમંત્રી મોદીએ શ્રીલંકાના પ્રધાનમંત્રી રાનિલ વિક્રમસિંઘે સાથે વિવિધ મુદ્દે દ્વિપક્ષી મંત્રણા કરી ફતી જેમાં ત્રાસવાદ નાબૂદી માટે સહિયારા પ્રથાસ ફિંદ મહાસાગરમાં દરિથાઈ સલામતી અને આર્થિક વિકાસ માટે સહયોગ જેવા વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરી હતી શ્રી મોદીએ બંને દેશો વચ્ચે આર્થિક અને રણનીતિક ભાગીદારી પર ભાર મૂક્યો ફતો શ્રી મોદીએ સેન્ટ એન્થની દેવળની પણ મુલાકાત લીધી ફતી અને ઈસ્ટર સન્ડે પર માર્થા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં ફમલાનો ભાગ બનેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી ફતી અને કહ્યું ફતું કે કાયરતાપૂર્ણ આતંકી ફમલો શ્રીલંકાની એકજૂટતાને અને ખમીરને નફીં ફરાવી શકે શ્રી મોદીએ કહ્યું ફતું કે ભારત શ્રીલંકાના લોકોની સાથે જ છે

તેમણે વિશ્વમાં દેશની છબી મજબૂત બનાવવા બદલ ભારતીયોની પ્રશંસા કરી હતી માલ્દીવમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારત દરેક દેશનો વિકાસ આત્મનિર્લરતા અને સમૂદ્ધિ ઈચ્છે છે માલ્દીવની સંસદ મજલિસને સંબોધતા તેમણે કહ્યું કે ભારત માલ્દીવને શક્ય તમામ મદદ ઉપલબ્ધ કરાવશે

ગૃહમંત્રાલયે બંગાળમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી ફિંસાના પગલે રાજ્ય સરકારને સૂચના આપી છે

સામાન્ય ચૂંટણી પૂર્ણ થયા પછી પણ બંગાળમાં ફિંસાના બનાવો થઈ રહ્યા છે તે અંગે કેન્દ્ર સરકારે ચિંતા વ્યક્ત કરી છે અને ફરજ પ્રત્યે બેદરકારી દાખવનારા અધિકારી સામે પગલાં લેવાની સૂચના રાજ્ય સરકારને આપી છે

આ અગાઉ પણ રાજ્યના અન્ય વિસ્તારોમાં થયેલા ફિંસાના બનાવોમાં જાનફાનિના અહેવાલો છે

ગઈકાલે આરોપીને માલદાની અદાલતમાં ફાજર કરાયો ફતો અદાલતે આરોપીના ચાર દિવસના ટ્રાન્ઝીટ રિમાન્ડ મંજૂર કર્યા છે એનઆઈએના અધિકારીઓએ જણાવ્યું છે કે આરોપીને બેંગાલુરુ લઈ જઈને એનઆઈએની ખાસ અદાલતમાં ફાજર કરાશે

ફવાઈ દળે ટ્વીટર ઉપર જણાવ્યું ફતું કે સંબંધીત વિસ્તારમાં ફવામાન ખરાબ ફોવાથી શોધ કામગીરીને અસર થઈ રફી છે અને ફેલીકોપ્ટરો મર્યાદીત પ્રમાણમાં ઉડ્ડયનો કરી શકે છે

ફર્ષવર્ધને કહ્યું છે કે કેરળમાં નિપાફ વાયરસની બિમારીના કોઈ નવા કેસ નોંધાયા નથી તેમણે એમ પણ જણાવ્યું ફતું કે નિપાફ પોઝીટીવ ફોય તેવા દર્દીઓની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે ગઈકાલે સુધીમાં આઠ દર્દીઓ કેરળમાં આઈસોલેશન વોર્ડમાં છે અને તેમાનાં સાત દર્દીઓના નિપાફ વાયરસના નેગેટીવ રીપોર્ટ છે

સી બી કાશ્મીર દ્વારા ભ્રષ્ટાયાર નિવારણ અધિનિયમ હેઠળ ગેરકાયદેસર નિમણૂક અંગેના કેસ દાખલ કરવામાં આવ્યા છે

આ કાર્યક્રમ આજે રાતના સાડા નવ વાગ્યાથી એફએમ ગોલ્ડ ચેનલ તથા વધારાની ફિક્વન્સીઓ પરથી સાંભળી શકાશે

અગત્યની જાહેરાત પૂરી થઈ

જાપાનના કુક્રઓકામાં યોજાલી જી વીસ દેશોના નાણાં મંત્રીઓ તથા સેન્ટ્રલ બેંકના ગર્વનરોની બેઠકમાં નાણામંત્રી નિર્મલા સીતારામને આ મુજબ જણાવ્યું હતું નાણાં મંત્રાલયની યાદીમાં જણાવ્યું છે કે ફેસબુક ગુગલ જેવી વિદેશની કંપનીઓ ભારતમાં પ્રત્યક્ષ ફાજરી ધરાવતી નથી આથી તેમના દ્વારા મેળવાતા લાભ ઉપર વેરો લાદવો ભારત માટે શક્ય નથી

આ ઇનિંગમાં રોહિત શર્માએ બે ફજાર રન નોંધવવાની સિદ્વિ પણ મેળવી ફતી